વેંકૈયા નાયડુ કચ્છના વિશ્વપ્રસિદ્ધ રણ ઉત્સવમાં હાજરી આપવા આજે કચ્છ આવ્યા છે

ત્યાર બાદ તેઓ અત્યારે સાંજે સફેદ રણમાં યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાના છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અતિથિવિશેષ પદે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીર પણ ઉપસ્થિત રહેશે આં કાર્યક્રમની થીમ ેરન કી કહાનિયાં રાખવામાં આવી છે જે અંતર્ગત પ્રવાસીઓ ટેન્ટ સિટીથી તેમના અનુભવોનું પણ વર્ણન કરી શકશે આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિનો સફેદ રણમાં ઢળતી સંધ્યાએ સૂર્યાસ્ત અને ચંદ્રોદયની દાર્શનિક અનુભૂતિ કરવાનો પણ કાર્યક્રમ છે અને રાત્રિ રોકાણ ટેન્ટ સિટીમાં જ કરશે રજવાડી તંબુમાં રાત્રિરોકાણ કર્યા બાદ આવતીકાલે તેઓ ધોરડોથી ભુજ અને ભુજથી ગાંધીનગર જવા રવાના થશે આ અગાઉ સાંજે ભુજ હવાઈ મથકે રાષ્ટ્રપતિના આગમન વખતે રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી જીલ્લાના સાંસદ વિનોદ ભાઈ ચાવડા જીલ્લા કલેકટર એમ નાગરાજન વગેરેએ તેમને આવકાર્યા હતા ઉપરાષ્ટ્રપતિ શ્રી નાયડની મુલાકાત પૂર્વે અગાઉ પણ રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ ધોરડોમાં આવી ચૂક્યા છે

ગાંધીનગર ખાતે આવેલ પોલીસ એકેડેમી કરાઇ ખાતે આ સમ્માન ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવ્યું હતું

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી સર્વશ્રેષ્ઠ કામગીરી માટે આ પ્રેસિડેન્સ સમ્માન એનાયત કરવામાં આવ્યું છે

ગુજરાત પોલીસ પર સમગ્ર દેશને ગૌરવ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા આર્થિક ગુના આતંકવાદ જેવા અપરાધ કાબુમાં લઇ શક્યા છે આ પ્રસંગે શહીદ થયેલા પોલીસ જવાનોને પણ થાદ કરવામાં આવ્યા હતા આ સમ્માનથી ગુજરાત પોલીસના આત્મવિશ્વાસમાં વધારી થશે અને ગુજરાતને અપરાધ મુક્ત બનાવી શકાશે

એમ વૈકયા નાયકચે આજે વલ્લભવિદ્યાનગર ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના કટ મા સમારોહ દરમ્યાન યુવાનોને સખત પરિશ્રમ શિસ્ત અને સમર્પણ ના સમન્વય થી સફળતાના ઉચ્ય શિખરો પ્રાપ્ત કરવા આહવાહન કર્યું છે

જેમાં આંતરરાષ્ટ્રીય તરવૈયા સુફિયાન શેખે દરિયામાં કેવી રીતે કઈ ટેકનિકથી તરવું તે અંગે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી મરીન કમાન્ડોને દરિયામાં આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન કરવાના હોય છે ગુજરાત મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આ કામ માટે વિવિધ તાલીમ તથા સેમિનારનું આયોજન કરાય છે અને કમાન્ડો અસરકારક કામગીરી કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવે છે

જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ રાજકીય અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં ખાસ કરીને દ્રાફિક અને દારૂના પ્રશ્ને નગરજનો દ્વારા રજુઅતો કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં સંતો મહંતો ઉપરાંત ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા